આ પ્રસંગે ગુહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના પ્રોજેક્ટ્સના ઝડપથી અમલીકરણ માટે વ્યૂહરચના બનાવવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિનંતી કરી હતી તેમણે કહ્યું કે મિશન અંતર્ગત પ્રગતિ થઇ રહી છે અને તમામ મૂળભૂત શારીરિક અને સામાજિક માળખાગત મકાનોના નિર્માણ તરફ આગળ વધવાની જરૂર છે શ્રી મિશ્રાએ કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લાભાર્થીઓને મકાનો પૂરા થવા અને ફાળવવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમણે વાજબી પોષાય તેવા ભાડાના હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા તાકીદ કરી છે યુંટણી પંચ મીટિંગ યૂંટણી પંચની સંપૂર્ણ બેંચ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળના ત્રણ દિવસીય પ્રવાસ પર છે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનરો સુશીલચંદ્ર અને રાજીવ કુમારની બનેલી ટીમે આજે સમીક્ષા માટે શ્રેણીબદ્ધ બેઠક યોજી છે

માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ ટીમને મબ્યા છે અને તેમની માંગણીઓ પંચ સમક્ષ મુકી છે પંચ સમક્ષ રજૂઆત પછી ભાજપના પ્રદેશ એકમના પ્રમુખ દિલીપ ધોષે પત્રકારોને જણાવ્યું કે તેઓએ આયોગને કેન્દ્રીય દળો ગોઠવવાની રજૂઆત કરી છે જેથી મતદારો સલામત અને વિશ્વાસ અનુભવે અને નિર્ભયપણે પોતાનો મત આપી શકે બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના મહામંત્રી પાર્થો ચદ્દોપાધ્યાયે આરોપ લગાવ્યો કે બીએસએફ સરહદ વિસ્તારના લોકોને કોઈ ખાસ રાજકીય પક્ષની તરફેણમાં ધમકાવી રહ્યો છે અને તેઓએ આ મામલે તપાસ કરવા કમિશનને વિનંતી કરી છે માર્કસવાદી પક્ષના નેતાઓએ મતદાર થાદી અંગે નારાજગી વ્યક્ત કરી છે જ્યારે કોંગ્રેસના નેતાઓએ રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે તમામ બૂથો પર કેન્દ્રીય દળો તહેનાત કમિશનને વિનંતી કરી છે રોગયાળાની સ્થિતિ વચ્ચે મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન યોજવા ભારતના ચૂંટણી પંચનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે ઇસીઆઈની સંપૂર્ણ બેંચ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની યૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાને હિંસા મુક્ત રાખવા પર ભાર મૂકે છે

ની ટીમ બચાવ કામગીરીમાં જોતરાતા પરિસરમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે

ચીફ આદર પૂનાવાલાએ જાનહાની થવા અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રસી સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં લેવા તૈયાર કરેલ માર્ગદર્શક પુસ્તિકાના વિમોચન પ્રસંગે શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં આઠ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને બહુ ઓછા કિસ્સાઓમાં નજીવી આડઅસર જોવા મળી છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પર્યાપ્ત વૈજ્ઞાનિક ચકાસણી માનવ પરીક્ષણ અને અસરકારકતા બાદ બે સ્વદેશી રસીને અધિકૃત કરવામાં આવી છે ઘણા દેશ આ રસીને તેમના દેશમાં નિકાસ માટે ભારતનો સંપર્ક કરી રહ્યા છે કોવીડ અંગેની ખોટી માહિતી સામે કાર્યવાહી પર ભાર મૂકતાં મંત્રીએ જણાવ્યું કે શીતળા અને પોલિયો જેવા વિવિધ રોગોને નિયંત્રિત કરવામાં રસી નિર્ણાયક ભૂમિકા નિભાવી રહી છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ત્રણેય રાજ્યોની જનતાને રાજ્યના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે અપાર કુદરતી સૌંદર્ય સમૃદ્ધ ઇતિહાસ અને વાઇબ્રન્ટ સંસ્કૃતિથી ધન્ય આ રાજ્યો આકર્ષક છે આ રાજ્યો બહ્પાંખિયા વિકાસના માર્ગ પર આગળ વધતા રહે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે આ રાજ્યોએ ભારતમાં પોતાનું વિશેષ સ્થાન જાળવી રાખ્યું છે અને તેમના પ્રાકૃતિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા દેશના બાકીના દેશો ને માર્ગ બતાવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રિપુરાના લોકોની સંસ્ક્રતિ અને ઉષ્માભર્યો સ્વભાવ ભારતભરમાં વખાણાય છે

મણિપુર નવીનતા અને રમતગમતની પ્રતિભાનું પાવરહાઉસ છે શ્રી મોદીએ કહ્યુંકે મેઘાલય તેની ભાઈચારાની ભાવના માટે જાણીતું છે અને તેના યુવાનો સર્જનાત્મક અને સાહસિક છે આજે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ઇમ્ફાલના મણિપુર રાઇફલ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઉજવણીમાં દળોની સલામી ઝીલી હતી અને માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું

ઉજવણીના ભાગ રૂપે રમતગમત કળા અને સંસ્કૃતિ અને સામાજિક કાર્ય સહિત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને વિવિધ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા મેઘાલય પોલીસના પોલીસ કર્મયારીઓને શૌર્ય પુરસ્કારોનું વિતરણ પણ કરાયું હતું

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રાજ્યને સમૃદ્ધ બનાવવા અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે

લદાખ કેન્દ્ર્શાસીત પ્રદેશ દ્વારા ઝંસ્કારને શિયાળુ પ્રવાસીઓના સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે